આજથી નવા ભાવ અમલી બનાવવામાં આવી રહયા છે

દિલ્લી સહિત તમામ મેટ્રો શહેરમાં ભાવ ઘટાડવામાં આવ્યા છે

આ વખતે પૂનમનો ક્ષય થતો હોવાથી ચૌદસના દિવસે જ હોળી પ્રગટાવવામાં આવશે

મધ સંવર્ધન માટે દેશનું પ્રથમ મ્યુઝિયમ આગામી થોડા વર્ષાેમાં કચ્છમાં નિર્માણ પામશે

ફવે કચ્છમાં પણ આવું રિસર્ચ સેન્ટર કાર્ચરત કરવા માટેનું આયોજન ઘડાઇ રહ્યું છે કચ્છમાં ઉભા થનારા મ્યુઝિથમમાં મધની વિવિધ જાતના જિવંત નિદર્શન સાથે શાળાના બાળકોને પણ માફિતગાર કરવા માટેની કાર્યવાફી કરવા માટેનો તખ્તો ઘડાઇ રહ્યો છે તો આ મ્યુઝિયમ બનાવવામાં આધુનિક ટેકનોલોજીનો ઉપયોગ કરવામાં આવશે

ત્યારે આ પર્વ દરમિયાન જેમનો વધુે વપરાશ થાય છે એવા ખજુરમાં કોઇ ભેળસેળ તો નથી થતીને તે ચકાસવા માટે ખોરાક અને ઐાષધ નિયમન વિભાગે બુધવારે માંડવી વિસ્તારમાં ચેકીંગ ફાથ ધર્યું હતું

ભુજમાં લીવ રીઝર્વમાં રહેલાં ડી એમ

બી

બી

ભુજ શહેર બી ડિવિઝન પોલીસ મથકના એન એમ

નાઈની એસપી કચેરી રીડર બ્રાન્યમાં ટ્રાન્સફર કરાઈ છે જ્યારે નરા પોલીસ મથકના પીએસઆઈ વી

ઝાલાને માંડવી મુકાયાં છે

આ ઉત્સવમાં દેશભરના રાજ્યો પોતાની કૃતિઓનું નિદર્શન કરતાં જોય છે ભુજની માતૃછાયા કન્યા વિદ્યાલય પ્રાથમિક વિભાગની ટીપણી નૃત્યની ફતિ કલામફાકુંભમાં રાજ્યકક્ષાએ પ્રથમ આવી હતી તેને આ ઉત્સવના ઉદ્દઘાટન સત્રમાં નિદર્શનની તક મળી હતી

કચ્છ માટે એ ગૌરવની વાત ગણાય કે આટલી નાની ઉંમરનાં ભૂલકાં રાજ્યકક્ષાએ કચ્છનું પ્રતિનિધિત્વ કરશે

તૈવી જ રીતે લંધુત્તમ તાપમાનમાં પણ એકથી સાત ડિગ્રીનો વધારો થયો છે